પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજયની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે દેશભરમાં આગામી ત્રણ વર્ષમાં પંચોત્તેર નવી મેડીકલ કોલેજો સ્થપાશે

ફાળવ્યા દેશભરમાં આજે રાષ્ટ્રીય રમત ગમત દિવસ નિમિત્તે ફીટ ઈન્ડિયા ઝુંબેશનો આરંભ થશે રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

બપોરે શ્રી શાહ ગાંધીનગર ખાતે દિશા સમિતિના અધિકારીઓ સાથે બેઠક કરશે અને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરશે સાંજે ગૃહમંત્રી અમિત શાહ પંડીત દીન દયાળ ઉપાધ્યાય પેટ્રોલીયમ યુનિવર્સીટીના સાતમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે દરમ્યાન ગઈકાલે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું

કેન્દ્રીય વહાણવટા અને કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ ગઈકાલે નવી દિલ્હીમાં આ પ્રોજેક્ટને ખુલ્લો મુકતા પાંચ ભારતીય ખલાસીઓને નવા બી

નવા ચહેરાની બાયોમેટ્રીક ટેકનિક આધુનિક સુરક્ષા સુવિધાઓની સાથે બે આંગળીઓ અથવા આંખની કીકી આધારિત જૈવ મેટ્રિક ડેટા પર એક ઉલ્લેખનીય સુધારો છે

ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થામાં આ ટેકનિક રજૂ કરી હતી કેમ્પા ફંડ રાજયમાં વન વિસ્તાર વધારવા માટે અને પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર ધ્વારા કેમ્પા ફંડ હેઠળ પંદરસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં દશ કરોડ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત સાડા છ કરોડ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને બાકીના રોપાઓનું વાવેતર નજીકના સમયમાં પુર્ણ કરી દેવાશે તેમણે રાજય માટે ફાળવાયેલી રકમ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ કેમ્પા ફંડમાંથી આગામી સમયમાં વનીકરણ સાંસ્કૃતિક વનભૂમિ ભેજ સંરક્ષણના કામો મોડલ પ્લોટ બોડા ડુંગરને હરીયાળો બનાવવાના કામો મોટા રોપાઓ તૈયાર કરવા વાંસનું વાવેતર સોલાર પંપ જેવા કામો હાથ ધરાશે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી

શરીર સૌષ્ઠવ જાળવવા માટેની ફીટ ઇન્ડિયા ઝુંબેસનો આજથી દેશભરમાં આરંભ થશે રોજિંદા જીવનમાં કસરત અને રમતગમતને પ્રોત્સાહન આપવા આ અભિયાન શરૂ કરાશે ઘણા ખેલાડીઓએ લોકોને આ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કરીને સરકારના અભિયાનને આવકાર્યું છે

ફીટ ઈન્ડિયા અંતર્ગત આણંદ જીલ્લામાં એસ

યુનીવર્સીટી ખાતે જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે આણંદ જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ કોલેજો અને યુનિવર્સીટી ખાતે રમત ગમતના કાર્યક્રમો યોજાશે કચ્છના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે પોતાની શાળામાં હાજર રહી ફીટ ઇન્ડિયા કાર્યક્રમમાં જોડાવાના છે કચ્છ જિલ્લા રમત ગમત અધિકારી રોહિત પરમારના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી મોદી ફીટ ઇન્ડિયા ઝુંબેશનો મંગળ પ્રારંભ કરાવશે તેનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા તમામ શાળાએ ગોઠવી છે

ભાવનગર લોકમેળો ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવમાં ભાદરવી અમાસનો ભાતીગળ મેળો ભરાશે આજે આ મેળો શરુ થશે તો આવતીકાલે સવારે સમુદ્ર સ્થાન સાથે આ મેળો સંપન્ન થશે કોળીયાકના ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાન કરવા સમગ્ર દેશ અને રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડે છે અમાસની પૂર્વ સંધ્યાએ આ ભાતીગળ લોકમેળો ભરાય છે જેને લઇને વહીવટીતંત્રએ સંપૂર્ણ તૈયારી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે આ મેળામાં રાજવી પરિવાર દ્વારા અમાસના દિવસે નિષ્કલંક મહાદેવને પ્રથમ ધ્વજા ચડાવાય છે બાદમાં તંત્ર દ્વારા સમુદ્ર સ્નાન માટે લોકોને જવા દેવામાં આવે છે દરમિયાન આજથી શરૂ થતાં આ કોળીયાક મેળામાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના આઉટરીય વિભાગ ધ્વારા પ્રદર્શન અને લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માહીતી છેવાડાના માણસો સુધી પહોંચે તે છે

જે મુજબ દર મહિનાના ત્રીજા મંગળવારે સાત થી નવ માસના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર લાવી અન્ન પ્રાશન કરાવવામાં આવે છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં આનો ઉલ્લેખ કરી સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા કુપોષણની સમસ્યા ધરાવતાં ડાંગ જીલ્લામાં આ યોજના આશીર્વાદ સમાન સાબીત થઈ છે

લાભાર્થી બાળકના માતા રેખા પેટેલે આંગણવાડીના પ્રયાસોને આવકારતા આ મુજબ જણાવ્યું હતું

જેમાં છોટાઉદેપુર પંચમહાલ અને મહેસાણા જિલ્લાના છ તાલુકાઓમાં ચાર ઇંચ થી સાડા સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે છોટાઉદેપુર તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

રાજકોટમાં ગઈકાલે દિવસ દરમ્યાન ઝરમર વરસાદ વરસ્યો હતો દક્ષિણ રાજકોટમાં ગોંડલ ચોકડીએ એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે પુર્વ રાજકોટ અને પશ્ચિમ રાજકોટમાં એક એક ઈંચ વરસાદ થયો હતો